જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે ગુજરાત માં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે બંધ રહેશેહાલ માં જે બોર્ડ પરીક્ષાઓ યાલી રહી છે તે યથાવત રહેશે

આરોગ્ય કમિશ્નર જે

શિવહરેએ ભાર પુર્વક જણાવ્યુ છે કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાયરસ સામે લડવા તંત્ર સંપુર્ણ સજજ હોવાનું જણાવ્યુ છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે સાવચેતીના પગલારૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે કચ્છમાં માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતા ભુજની જી

જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યુ કે આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલપ્યુ છે જેનો રિપોર્ટ આજે આવવાની સંભાવવના છે દર્દીને આઈસોલેશન વોર્ડમાં રખાયો છે

જેમાં કોઈને પણ કોરોના વાઈરસ જણાથો નથી

એજ રીતે ભુજ લોહાણા મહાજન આયોજીત દરિયાલાલ જયંતીની ઉજવણીમાં બાઈક રેલીશોભાયાત્રા સમુહ પ્રસાદના કાર્યક્રમો મુલતવી રાખ્યા છે જો કે પુજન વિધી યથાવત રહેશે

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાચેલી છે તેને લઈને સરકાર તરફથી આગોતરી સાવચેતીના પગલાં માટે જરૂરી નિર્દેશ આપવામાં આવતા આ નિર્ણય લેવાયો છે હવે પહેલી મેથી સાતમી મે સુધી આ કથા યોજાશે તેમ સંતોએ જણાવ્યુંહતું

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ ભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પ્રવાસન ક્ષેત્રે ચારસો કરોડની ફાળવણી ઉપરાંત ચાર ફજાર પાંચસો યુ વાનોને પ્રવાસન સંબંધિત વિવિધ અભ્યાસક્રમો કરાવવામાં આવશે તેવી માહિતી આપી હતી ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારના નવા કર માળખા અંગે માહિતગાર કર્યા હતા જયદિપ વૈષ્ણવ ઈસ્માઈલ મીર કચ્છી અને સિંધી કાફીના જાણીતા ગાયક અને લોક કલાકાર ઈસ્માઈલમીરનું ગઈકાલે ભુજ ખાતે અવસાન થયુ છે તેમણે ભજનક્ષેત્રે પણ સારી એવી કુશળતા પ્રાપ્ત કરી હતી તેઓ આકાશવાણીના અગ્રણી કલાકાર હતા

જયદિપ વૈષ્ણવ માંડવી બીચ પ્રવાસીઓને આકર્ષવા માટે માંડવીના બીયનો કરોડોના ખર્ચે વિકાસ કરવામા આવે તેવી સંભાવના પ્રબળ બની છે આ દિશામાં નક્કર પગલાં ભરવા માટે માંડવીની નગર પાલિકા કચેરી ખાતે જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાહોલ અને પ્રાંત અધિકારી કે

ચૌધરી સમક્ષ વિવિધ સુ યનો કરાયા હતા જેને અંતે વિજય વિલાસ પેલેસથી ગુંદિયાળી સુધીનો સમુદ્ર કિનારો વિકસાવી શકાય તેવા ઉજળા સંજોગો જણાતા જમીન સંપાદન અને મોજણી કામ સહિતની જવબાદારી અધિકારીઓને સોંપવામાં આવી હતી